આજે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે દેશના ખેડૂતોએ પરંપરાગત કૃષિની સાથે સાથે મધમાખી ઉછેરની પ્રવૃત્તિ અપનાવી છે કેન્દ્ર સરકારે ગુજરાત સહિત સાત રાજ્યોને જલ જીવન મિશન અંતર્ગત શ્રેષ્ઠ

જમ્મુ કાશ્મીરના શોપિંયા જિલ્લાના વાંગમ વિસ્તારમાં સંરક્ષણદળો સાથેની અથડામણમાં બે આંતકવાદીઓ માર્યા ગયા છે ગુજરાતમાં આજે કોરોના ગાઇડલાઇન મુજબ સોસાયટી તેમજ શેરીઓમાં હોળીના તહેવારની પરંપરાગત ઉજવણીમાં મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવવામાં આવશે

આજે આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ યલાવી રહ્યો છે જોકે તેમણે કોવિડના સંક્રમણને રોકવા માસ્ક પહેરવા સહિતના નિયમોનું યૂસ્ત રીતે પાલન કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો

દાંડીયાત્રાના આયોજન સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના આરંભનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશને આઝાદ કરાવવા હજ્જારો સ્વાતંત્ર્યવીરોએ વેઠેલી યાતના અને તેમણે આપેલું બલિદાન ભવિષ્યની પેઢીને પ્રેરણા આપતી રહેશે માર્ચ મહિનાની આ વખતની મહિલા દિવસની ઉજવણી મહત્વની બની હતી કારણ કે ઘણી મહિલા ખેલાડીઓએ નોંધપાત્ર દેખાવ કરી ચંદ્રકો જીત્યા હતા

પ્રધાનમંત્રીએ બંગાળ હરિયાણા તથા ગુજરાતના બનાસકાંઠાના ખેડૂતોનું ઉદાહરણ આપ્યું હતું શ્રી મોદીએ બનાસકાંઠાના ખેડૂતોએ મધમાખી ઉછેર બાબતે કરેલી કામગીરીની વિગતો આ મુજબ આપી

આવા ખાસ લાઇટહાઉસમાં મ્યુઝિયમ ચીલ્ડ્રનપાર્ક જેવી સુવિધાઓ ઊભી કરાશે તેમણે ગુજરાતના સુરેન્દ્રનગરમાં આવેલા લાઇટહાઉસની વિશેષતાઓ આ મુજબ જણાવી

તેમણે કહ્યું કે પાઈપલાઈન વડે જળ વિતરણની પ્રત્યક્ષ કામગીરી તથા આ હેતુથી ફાળવવામાં આવેલા ભંડોળના ઉપયોગના આધારે સાત રાજ્યોને કામગીરી પ્રોત્સાહન ભંડોળ આપવાનો નિર્ણય લેવાયો છે

જ્યારે સેનાનો એક જવાન શહીદ થયો છે અને એક જવાન ઈજાગ્રસ્ત થતાં શ્રીનગરની સૈનિક હોસ્પિટલમાં દાખલ કરાયો છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સંરક્ષણ દળોની એક સંયુક્ત ટ્રકડીને ગામમાં આંતકવાદીઓ હોવાની મળેલી બાતમીને આધારે વાંગમમાં શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું શોધ અભિયાન દરમિયાન આતંકવાદીઓ દ્વારા સંરક્ષણ દળની ટ્રકડી ઉપર ગોળીબાર શરૂ કરતાં સંરક્ષણ દળે જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા

ગુજરાત હોળી ગુજરાતમાં આજે કોરોના ગાઇડલાઇન મુજબ સોસાયટી તેમજ શેરીઓમાં હોળીના તહેવારની પરંપરાગત ઉજવણીમાં મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવવામાં આવશે અને ધાર્મિક વિઘિ કરી શકાશે હોલિકા દહન દરમ્યાન ભીડભાડ એકઠી ન થાય અને કોવિડ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન થાય તેવી તકેદારી હોળીના આયોજકોએ લેવાની છે વધતાં કોવિડ કેસોને ધ્યાનમાં લઈને હોળી ધૂળેટી પર્વ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા જગત મંદિરમાં ભીડ એકઠી થતી અટકાવવા આવતીકાલ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને ફલડોલ ઉત્સવના ઓનલાઈન દર્શન કરવા અનુરોધ કરાયો છે ડાકોરના ઠાકોર રાજા રણછોડની બંધ બારણે ફાગણી પૂનમ ની આરતી કરાઈ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે હોળી મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર આવતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે ફાગણી પુનમનો મેળો બંધ રાખવામાં આવ્યો છે આવતીકાલ સુધી ભાવિકો માટે મંદિર પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં કોરોના ગાઈડલાઈન સાથે રંગોત્સવની ઉજવણી થઈ રહી છે ભગવાન શામળિયાને ચાંદીની પિચકારીથી રંગ લગાવાયો

તેલંગણા નિયંત્રણો તેલંગણા સરકારે કોવિડના સંક્રમણને રોકવા શબે બારાત હોળી રામનવમી જેવા તહેવારો વખતે જાહેરમાં એકઠા થવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટલી બ્લીન્કને જણાવ્યું છે કે આ ઘટના પૂરવાર કરે છે કે મ્યાનમારની સેના થોડાક લોકો માટે ઘણાં લોકોનું બલિદાન આપવા તત્પર છે જોકે મ્યાનમારની બહાદુર જનાતએ સેનાના આતંકના શાસનને ફગાવી દીધું છે રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોનીયો ગુટેરસે આ બનાવ અંગે આધાતની લાગણી વ્યક્ત કરી છે